ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું છે કે ગેરકાનૂની ઘુસણખોરોને અટકાવવા દેશભરમાં નાગરિક નોંધણીપત્ર શરૂ કરાશે

પશ્ચિમ બંગાળમાં ઘાટલ ખાતે પ્રચાર રેલીને સંબોધતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો તે ગેરકાયદેસર ઘુસણખોરોને અટકાવવા દેશભરમાં રાષ્ટ્રીય નાગરિક નોંધણીપત્રની ઝુંબેશ હાથ ધરશે તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર નાગરિકત્વ સુધારો ખરડો પસાર કરશે અને દેશમાં રહેતા લઘુમતી ધરાવતા નિર્વાસીતોને નાગરિકત્વ આપશે લોકસભાની બાકી રહેલી બે તબક્કાની ચ્રંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે આજે વિવિધ રાજકીય નેતાઓએ પ્રચાર રેલીઓને સંબોધન કર્યું શ્રી શાહે રાજ્ય સરકાર ઉપર રાજ્યમાં વિકાસકામો અટકાવવાનો આરોપ મુક્યો હતો શ્રી શાહના આરોપના જવાબમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે એનડીએ સરકાર તેની નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતા પૂર્વ કરવા નિષ્ફળ રહી છે બંકરા જિલ્લામાં આજે પ્રચાર રેલીને સંબોધતા શ્રીમતી બેનર્જીએ જજ્ઞાવ્યું હતું કે રાજ્ય સરકારે જંગલ મહાલ વિસ્તારને માઓવાદ મુક્ત બનાવવા સાથે ત્યાં રહેતા નાગરિકોને ઘણા વિકાસલક્ષી કામ હાથ ધર્યા છે કોંત્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આજે હરિયાણામાં અંબાલા ખાતે પ્રચાર રેલી સંબોધી હતી શ્રીમતી ગાંધીએ નોટબંદી બાદ પાંચ લાખ લોકોએ રોજગાર ગુમાવ્યો હોવાનો આરોપ મુક્યો હતો

તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં મોદી સરકારે આપેલાં વચનો પ્રરાં ન કર્યાનો આરોપ મૂક્યો હતો શ્રી ગાંધીએ આજે ઝારખંડમાં પણ જાહેરસભા સંબોધી હતી ચાઇબાસા ખાતે સંબોધતા તેમણે ગરીબોનાં હિતોની ઉપેક્ષાનો ભાજપ સરકાર પર આરોપ મૂક્યો હતો તેમણે કહ્યું કે નોટ રદ કરવાથી ખેડૂતો અને ગરીબોને વધુ અસર થઇ છે

શ્રી ગાંધીએ ધનબાદમાં પક્ષના ઉમેદવાર કીર્તિ આઝાદના સમર્થનમાં રોડ શો યોજ્યો હતો

માં પડેલા મતની મેળવણી વી વી પેટ સાથે કરવા અંગેના પોતે કરેલા હુકમ ઉપર ફેરવિચાર કરવા ઇન્કાર કર્યો છે

સર્વોચ્ય અદાલતે ચૂંટણી પંચને આદેશ કર્યો હતો કે પ્રત્યેક લોકસભા બેઠક હેઠળ આવતી દરેક ધારાસભા બેઠકના પાંચ મતદાન કેન્દ્ર પસંદ કરી તેની મેળવણી વીવીપેટ સાથે કરવામાં આવે અરજદારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે પાંચ મતદાન મથકમાં પડેલા મતની મેળવણીના અંદાજીત આંકડા માત્ર બે ટકા થાય છે

આમ આદમી પાર્ટીના પૂર્વ દિલ્હીના ઉમેદવાર અતીશી અંગે તેમણે ટીપ્પણી કરી હતી ચૂંટણી અધિકારીએ તેને આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે

સુશ્રી સ્વરાજે અપહરણ કરાયેલા પાંચ ભારતીયો બાબતે નાઇજીરીયા સરકારમાં ઉચ્ચ સ્તરે રજુઆત કરવાની પણ સૂચના આપી છે

નૌકાદળનાં અને તટરક્ષકદળનાં ચાર હેલીકોપ્ટર રાહત કામગીરીમાં જોડાયાં છે ત્રણ જિલ્લાઓમાં વીજ પુરવઠો પૂર્વવત સ્થાપિત થયો છે ભુવનેશ્વરમાં આજે વીજપુરવઠો સ્થાપિત થઇ જાત તેવી સંભાવના છે

પેટ્રોલીયમ મંત્રાલયે જણાવ્યા અનુસાર પેટ્રોલ અને ડીઝલનું વિતરણ શરૂ કરાયું છે અને પૂરતો પુરવઠો પૂરો પાડવો છે

જાકીતા નિર્માતા શ્યામ બેનેગલ તેનું નિર્દેશન કરશે પટકથા લેખક અતુલ તિવારી છે

રાષ્ટ્રપતિ દ્વારા તેમની દયાની અરજી મંજુર કરવામાં આવી છે

વા લો અને ક્યો સો નામના બે પત્રકારને સાત વર્ષની સજા કરવામાં આવી હતી આજે તેઓને જેલમાંથી મુક્ત કરાયા છે

શ્રમ મંત્રી એલેકઝાન્ડર એકોસ્ટા દ્વારા શ્રમ વિભાગની અંદાજપત્રીત માગણીઓ અંગે કોંગ્રેસ સમિતિમાં રજૂઆત દરમિયાન આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો કે તેમણે ક્યારથી વધારો કરાશે અને કઇ કેટેગરીમાં અમલ કરાશે એની સ્પષ્ટતા કરી નથી

સલામતીદળોમાં કોઇને જાનહાની થઇ નથી

લીગ મેચમાં પણ તેમની વચ્ચે બે વાર મેચ રમાઇ હતી અને તે બંને મેચ મુંબઇએ જીતી લીધી હતી રવિવારે ફાઇનલ મેચ રમાવાની છે

ગઇકાલે તરાવીહ નામે ઓળખાતી ખાસ નમાઝ માટે ભાવિકો મોટી સંખ્યામાં મસ્જીદોમાં ઉમટી પડયા હતા રમઝાન એ મુસ્લીમ વર્ષ ગણના મુજબ નવમો મહીનો છે અને તેના છેલ્લા દિવસે ઇદ ઉલ ફીત્રની ઉજવણી કરવામાં આવે છે

આજના દિવસે લોકો સારા ભવિષ્ય માટે ભગવાનના આશીર્વાદ મેળવવા પ્રાર્થના કરે છે ઘણા બધાં લોકો આજના દિવસે સોનું ખરીદે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અક્ષય તૃતિયાની પર્વની શુભેચ્છાઓ પાઠવી છે